આઝાદી અમૃત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં આઝાદીના અમૃત મહોત્સવનો અને પ્રતીકાત્મક દાંડી પદયાત્રાનો આરંભ કરાવશે

આ પદયાત્રા આગામી પાંચમી એપ્રિલ દાંડીમાં તેનું સમાપન થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ યોજાનારા કાર્યક્રમોનો આરંભ કરાવશે તથા ઉપસ્થિત લોકોને સંબોધન કરશે વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આજે વિવિધ કાર્યક્રમો યોજાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરમતી આશ્રમ ખાતેના મુખ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર સેવા વિભાગ દ્વારા આજે અમદાવાદમાં યોજાનર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે

આ દાંડીયાત્રા દરમિયાન આત્મનિર્ભર ભારત સ્વચ્છતા પર્યાવરણ રક્ષણ સામાજિક સલામતી જેવા મહત્વના મુદ્દાઓ અંગે જનજાગૃતિ કેળવતા સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકો તથા ગ્રામસભાઓ યોજાશે

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફિડ્રમ હેરીટેઝ વોકને મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાંથી પ્રસ્થાન કરાવશે આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન પણ કરાશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લઘનૌના કાકૌરી શહીદ સ્મારકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ બાલિયા શહીદ સ્મારકે ઉપસ્થિત રહેશે

ગુવાહાટીમાં આઝાદીના અમૃત મહોત્સવનું ઉદ્વાટન આકાશવાણીના ઉચ્ચ અધિકારી દ્વારા થશે ડાયરેક્ટર ઓફ ઇન્ફોરમેશન અને પબ્લિક રિલેશન દ્વારા એક પ્રદર્શન પણ આયોજીત કરાશે આંધ્રપ્રદેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી વિજયવાડામાં કરાશે જ્યારે સ્વાતંત્ર્ય વીરોને દર્શાવતા પ્રદર્શન તેમજ કાર્યક્રમો યોજાશે

રાજ્ય સ્તરીય કાર્યક્રમોનું આયોજન ભોપાલ સ્થિત શૌર્ય સ્મારકે યોજાશે ચુંટણી સૂચનો આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની યૂટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની આજે છેલ્લો દિવસ છે

કેરળ અને તમિળનાડ તથા કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચ્યેરીની એક જ તબક્કાની ચૂંટણી માટે પણ આજે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે

છઠ્ઠી એપ્રિલે કેરળ તમિળનાડ઼ પુડચ્ચેરીમાં એક જ તબક્ક્કામાં મતદાન થશે

જેમાં ઉત્તરાખંડએ આ વ્યવસ્થા પ્રણાલી પૂર્ણ કરવા માટેનું રાજ્ય બન્યું છે

એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ વ્યવસ્થામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને વાજબી ભાવની દુકાનો પરથી સસ્તા દરે રાશન મળશે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 વધુ સમાયાર કોરોના અંગેના આ સંદેશ બાદ

ભારતના રાજદૂતાવાસના જણાવ્યા પ્રમાણે સોમવારે શ્રી બિશ્નુદેવી સેકન્ડરી સ્ક્લના પુનઃ નિર્માણનું કાર્ય શરૂ થયું છે

ભારતે લગભગ પાંચ કરોડ ડોલરની સહાયતા માટે આશ્વાસન આપ્યું છે

ગઈકાલે રમાયેલી પહેલી સેમીફાઈનલમાં ઉત્તરપ્રદેશ ગુજરાત સામે જ્યારે બીજી સેમીફાઈનલમાં કર્ણાટક સામે વિજય મેળવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે